નવસારી જિલ્લામાં દાંડી ખાતે રાષ્ટ્રીય સ્મારક નિર્માણ થયું છે

લોકસભા અધ્યક્ષ સુશ્રી સુમિત્રા મહાજને આજે સર્વ પક્ષીય બેઠક બોલાવી છે બેઠકમાં તમામ રાજકીય પક્ષોના સહયોગથી સરળ સંચાલન માટે વિનંતી કરાઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે અગીયાર વાગે સંસદની સંયુકત બેઠકને સંબોધન કરશે શુક્રવારે વચગાળાનું અંદાજપત્ર રજુ કરાશે

સરકારે પણ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની આવતીકાલે બેઠક બોલાવી છે

ભુજમાં હમીરસરને કિનારે આવેલી ગાંધીજીની પ્રતિમાને વિવિધ સંસ્થઓ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી ભુજ નગરપાલિકા ભાજપ મહિલા મોરચો અને કોંગ્રેસ પક્ષ દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમમાં અગ્રણીઓ જોડાયા હતા ગાંધી જીવન કેન્દ્ર સત્યમ સંસ્થા તેમજ માજી હોમગાર્ડ અધિકારી મંડળ દ્વારા ગાંધીવંદના કરાઈ હતી

શાળાઓ કચેરીઓમાં મૌન રાખી શહીદોને વંદના કરાઈ હતી

ચંદ્રવદન પટ્ટણી વક્તૃત્વ સ્પર્ધા ગાંધી નિર્વાણદિને હાલે ઉજવાતા સાર્ધ શતાબ્દી વર્ષના ભાગરૂપે ભુજ ખાતે આર આર લાલન કોલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા આજે આંતર કોલેજ વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી

સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને સ્મૃતિ ચિહ્ન રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો દર્શનાબેન ધોળકીયા કચ્છમિત્રના તંત્રી દિપક માંકડ અને દિવ્ય ભાસ્કરના તંત્રી તુષાર મહેશ્વરી પણ અતિથિવિશેષ રહ્યા હતા આરંભમાં મંડળના પ્રમુખ શંકરભાઈ સચદે સ્વાગત કર્યું હતું સ્પર્ધાના તમામ સ્પર્ધકોને ગાંધીધજીની આત્મકથા સત્યના પ્રયોગોનું પુસ્તક ભેટરૂપે અપાયું હતું

તેમણે લખપત તાલુકાના દયાપર ખાતે પોલીસ મથકની પાન્દ્રોની પ્રાથમિક શાળાની તેમજ સાંધારો વાંઢ ઢોરવાડાની મુલાકાત લીધી હતી ઢોરવાડનું જાત નિરીક્ષણ કરી દફતરની ચકાસણીની કરી હતી જરૂરિયાતવાળા વિસ્તારોમાં લલો અને સુકોચારો મળતો રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી

ભુજ તાલુકાની માનકુવાની મહિલા અને મુંદરા તાલુકાની નાના કપાયાના વૃધ્ય તેનો ભોગ બન્યા હતા